અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા

જયારે પાંચ જીલ્લા પંચાયતોના પ મતદાર મંડળોની પેટાચૂંટણીમાં પણ ભાજપે પાંચ બેઠકો પર જીત મેળવી છે

વિવિધ વોર્ડમાં સમર્થકો દ્વારા વિજયી ઉમેદવારોના વિજયસરઘસ નીકળ્યા હતા

અને ભાજપના ઉમેદવારો પર પોતાના આશીર્વાદ વર્ષાવ્યા છે ચંદ્રવદન પટ્ટણી નર્મદા મુદ્દો કચ્છની જીવાદોરી સમી નર્મદા યોજના સમયસર સાકાર થાય તે માટે નહેરના કામો જડપથી પુરા કરતા ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ જણાવ્યું છે ગઈકાલે વિધાનસભામાં આ મુદ્દો રજુ કરી નર્મદા નહેરના કામમાં ભારે વિલંબનો ઉલ્લેખ કર્યો હતો

ચંદ્રવદન પટ્ટણી મેઘમહેર કચ્છમાં ગઈકાલે વિવિધ વિસ્તારોમાં વતા ઓછા અંશે મેઘમહેર ચાલુ રહ હતી પાટનગર ભુજના ઘણા વિસ્તારોમાં ગઈ સાંજે હળવા વરસાદનું ઝાપટું પડતા ઘણા સ્થળોએ માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા જોકે વધ્ વરસાદની આશા ફળીભૂત થઈ નહોતી અને વાદળો વિખેરાઈ જતા ગરમી અનુભવાઈ હતી અમને મળતા સમાચારો મુજબ એક તરફ પૂર્વમાં રાપરથી પશ્ચિમમાં દયાપર માતાનામઢ ઉત્તરમાં બન્ની વિસ્તાર તો દરિયામાં મુંદરામાં હળવાથી ભારે વરસાદ થયો હતો

બન્ની વિસ્તારમાં ડુમાડો ધ્રોબાણમાં વરસાદ વરસ્ય હતો મુંદરા અને આસપાસના ગામોમાં તથા માતાનામઢ દયાપરમાં વરસાદી ઝાપટાના સમાચારો મળ્યા છે

ચંદ્રવદન પટ્ટણી તળાવમાં ડૂબતા મોત નખત્રાણા તાલુકાના લૈયારી ગામે તળાવમાં ડૂબી જતાં આઠ અને નવ વર્ષના બે બાળકોના મોત નીપજ્યા હતા